પ્રાદેશિક સમાચાર સુકેશ્વ ગુપ્તા વાંચે છે

આપણે કુપોષણમુકત ગુજરાત બનાવવું છે

મુખ્યમંત્રીશ્રીએ પાલકવાલીઓને જણાવ્યું હતું કે પાલક માતા પિતા પોતાની આંગણવાડી અને તેના બાળકો માટે સાયા અર્થમાં માતા પિતા બની રહે અને તેમના રોજીંદા કાર્યોની માહિતી પાલકવાલી એપમાં મૂકાય તે જરૂરી છે પોષણયુકત અભિયાનમાં લોકભાગીદારી જરૂરી હોવાનું જણાવતાં મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું કે કિશોરીઓ તંદુરસ્ત રહે સગર્ભા માતા પોષણયુકત બને બાળકો તંદુરસ્ત બને તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્ન કરી રહી છે ત્યારે સમાજ શ્રેષ્ઠીઓ સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ ડોકટરોનો પણ સહકાર અનીવાર્ય છે

કામ અને રોજગાર મંત્રી સંતોષકુમાર ગંગવારનું ભોગાત ગામ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું

તેમણે જણાવ્યું હતુ કે રાજ્યમાં વિકાસના કામો ખૂબ જ સારા થઇ રહયા છે રાજયના ગામડાઓ પણ ખૂબ જ સમૃધ્ધ છે મહિલાઓના ઉત્કર્ષ માટે સરકાર જે પ્રયાસો કરી રહી છે તે અભિનંદનીય છે તેમણે ભોગાત ગામના વિકાસના કામોની માહિતી મેળવી હતી મંત્રી શ્રી સંતોષકુમાર ભોગત ગામથી દ્વારકા ખાતે દ્રારકાધીશ મંદિરે દર્શનાર્થે જવા રવાના થયા હતા મંત્રીશ્રી તથા તેમના પરીવારજનોએ ભગવાન દ્વારકાધીશના પૂજન અર્ચન કર્યા હતા અને દ્વારકાધીશ મંદીરની માહિતી મેળવી હતી શ્રી ગંગવારે પરિવાર સાથે સોમનાથ મહાદેવની પ્રાતઃ આરતી કરી હતી વિકાસ કામો રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીના હસ્તે વિકાસના કામોનો શુભારંભ કરાયો હતો

આ કાર્યક્રમોમાં રાજ્યકક્ષા મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ સાંસદ શ્રીમતી રંજનબેન ભદ્દ સહિતના મહાનુભવો રહ્યા ઉપસ્થિત રહયાં હતા

તેમજ લોકકલ્યાણ માટે અગ્રણી શ્રી પરાક્રમસિંહ જાડેજા અને અન્ય ત્રણ ખેડૂતોનો આપેલા યોગદાન માટે આભાર માન્યો હતો રાજકોટ સહાય યોજના રાજકોટ કલેકટર કચેરી ખાતે કલેકટર રેમ્યામોહનની અધ્યક્ષતામાં જિલ્લા અન્ન અને નાગરિક પુરવઠા તથા ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક થોજાઇ હતી આ બેઠકમાં કલેકટર દ્વારા સીધી સહાય યોજના અંતર્ગત લાભ મેળવતા લાભાર્થીઓની જરૂરી આધારકાર્ડ અને બેંક એકાઉન્ટ એન્ટ્રી સહિત વ્યાજબી ભાવની દુકાનો દ્વારા કરવામાં આવતા અનાજ કેરોસીન અને ખાંડ તથા આયોડાઇઝ નમકના વિતરણ કામગીરીની સમિક્ષા કરાઇ હતી

મહીસાગર જિલ્લામાં પરીક્ષાના સુયારૂ આયોજન અંગે સહયોગ અને સંકલન માટે જિલ્લા શિક્ષણાધિકારી શિલ્પાબેન પટેલની અધ્યક્ષતામાં જિલ્લા વિવિધ શિક્ષણ સંઘના અગ્રણીઓ સાથે બેઠક થોજાઇ હતી

જેના લીધે હવે લોકો ઘર આંગણે રોજગારી મેળવી રહ્યા છે

ડાંગ જિલ્લો એક એવો વિસ્તાર છે કે જ્યાં લોકો રોજગારી માટે સ્થળાંતર કરતા હોય છે પરંતુ મનરેગા યોજના હેઠળ હવે લોકો ઘર આંગણે રોજીરોટી કમાવી રહ્યા છે